આજે જાહેર કરાયેલી બેન્કની દ્રિમાસિક આર્થિક નીતિ સમીક્ષામાં રેપોરેટ પોણા છ ટકા કરાયો છે તે પ્રમાણે એમ

છ ટકા અને એલ એ એફ

છ સભ્યોની સમિતિએ આર્થિક નીતિનું વલણ તટસ્થમાંથી અનુક્રમ તરફ ગણાવ્યું છે તે દ્વારા ફ઼ગાવાને ચાર ટકાથી ઓછો રાખવામાં સફળતા મળી હોવાનું પણ જણાવ્યું છે

જયશંકરે જણાવ્યું છે કે દેશમાં પરિવર્તનની અપેક્ષાને છેલ્લા પાંચ વર્ષમાં સંતોષવામાં આવી છે નવી દિલ્હીમાં એક સમારોહમાં તેમણે જણાવ્યું કે બહુમતિ લોકોએ ભારતના વધેલા વૈશ્વિક મહત્વને સ્વીકાર્યું છે આર્થિક વ્રદ્ધિ તેમાં મહત્વની રહી છે તેમણે કહ્યું કે વિદેશ નીતિએ તેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને ભારતીય ઉદ્યોગોને સહાયરૂપ બની છે વૈશ્વિકકરણ પર દબાણ છે અને પુરવઠા શ્રેણી લોકોનું સ્થળાંતરણ બજાર સ્વીક્રતિ જેવી બાબતોની ભૂમિકા પણ વાસ્તવિક બની છે

સમગ્ર એશિયામાં વિશ્વાસનું વાતાવરણ રહ્યું છે જ્યારે અન્ય દેશોમાં અસલામતિની ભાવના ઉભી થઈ છે

ડોક્ટર હર્ષવર્ધને ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે ફોન પર વાતચીત પણ કરી હતી તેઓ તેલંગણાના મુખ્યમંત્રી સાથે આજે વાતચીત કરશે

કેરળમાં મળેલા દર્દીના પગલે તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવી તેમણે કહ્યું કે આ અંગે વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે આરોગ્ય રાજ્યમંત્રી કે

શૈલજા પણ તેમની સાથે સહયોગમાં છે કેન્દ્રીય આરોગ્ય ટૂકડીએ સ્થળ મુલાકાત લીધી છે અને અસરગ્રસ્ત વિસ્તારના કલેક્ટર તથા તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી છે એક યાદીમાં જણાવ્યા અનુસાર એર્નાકૂલમની સરકારી મેડીકલ કોલેજમાં અલાયદો વોર્ડ ઉભો કરાયો છે

તેઓ ભારતીય સિનેમા સંગ્રહાલયની પણ મુલાકાત લેશે ગયા જાન્યુઆરીમાં પ્રધાનમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે તેઓ ફિલ્મ ઉદ્યોગના અગ્રણી કલાકારો સાથે સંવાદ કરશે અને તેમને પર્યાવરણ જાળવણી ઝુંબેશમાં સાંકળશે ગઈકાલે પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી જાવડેકરે નવી દિલ્હીમાં પર્યાવરણ ભવનમાં વૃક્ષારોપણ કર્યું હતું તેમની સાથે ક્રિકેટર કપીલ દેવ કલાકારો જેકી શ્રોફ રણદીપ હૂડા અને ગાયક માલીની અવસ્થીએ પણ સેલ્ફી વીથ સેપલિંગનું નિદર્શન કર્યું હતું

યુનિસેફ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ સ્વચ્છતા જાળવણી માટેના પ્રયત્નોના પગલે આ સુધારો જોવા મળ્યો છે તેમાં જણાવ્યા અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સતત દેખરેખ અને વર્તણૂકમાં ફેરફારના કારણે આ ફેરફાર થયો છે

જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે પર્યાવરણમાં સ્વચ્છતા જાળવવા માટે ભૂતળના પાણી કે સપાટી પરના પાણી જમીન કે હવા અને આરોગ્ય તથા સુખાકારી અને જાહેરમાં શૌચમુક્ત બાબતોમાં સુધારાઓ થયા છે

હવામાન વિભાગે આજે કેટલાક સ્થળે વરસાદી ઝાપટાની આગાહી કરી છે ઓડિશામાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ગરમીની સ્થિતિ વધુ તીવ્ર બની હતી

પંજાબ અને હરીયાણામાં પણ ગરમી વધી રહી છે

હવામાન કચેરીના જણાવ્યા પ્રમાણે આજે બંને રાજ્યોમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે હિમાચલ પ્રદેશમાં ઘણા સ્થળો પર તાપમાન વધ્યું છે

કેબિનેટ સચિવાલયે પ્રેસ પ્રકાશનમાં જણાવ્યું કે સલામતી અંગેની કેબિનેટ સમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગ્રહમંત્રી અમિત શાહ નામા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી ડો

જયશંકર હશે મંત્રીમંડળની નિમણૂક સમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે જ્યારે રોકાણ અને વિકાસ સમિતિમાં પ્રધાનમંત્રી અને ગ્રહમંત્રી ધોરીમાર્ગ અને પરિવહન નાણા અને કોર્પોરેટ બાબતો અને રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હશે